આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમ દરમિયાન પોતાના વિયારો વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે કૃષિ પ્રધાન ભારત દેશમાં કૃષિ અને તેને લગતી વિવિધ બાબતો સાથે નવાં પરિમાણો જોડાઈ રહ્યા છે ઘણી વિયારણાં બાદ ભારતની સંસદે કૃષિ સુધારાઓને કાયદાકીય સ્વરૂપ આપ્યું છે આના લીધે ખેડૂતો પરના ઘણાં બંધનોદ્નર થયા છે અને તેમને નવાં અધિકાર પણ મબ્યા છે

ગુરુનાનક દેવે લંગરની પરંપરા શરૂ કરી હતી અને આજે પણ શીખ સમુદાયના લોકો વિશ્વભરમાં આ પરંપરા ચલાવી રહ્યા છે એટલું જ નફીં તાજેતરમાં કોરોનાના કપરા સમયમાં શીખબંધુઓએ આ પરંપરા જાળવી રાખી હતી ગુજરાતના કચ્છમાં પણ લખપત ખાતે ગુરૂદ્વારા આવેલું છે જેમાં શ્રી ગુડુનાનક દેવે વસવાટ કર્યો હતો

સરકારના આ પ્રયાસોને યુનેસ્કો એશિયા પ્રશાંત વારસાપુરસ્કાર આપવામાં આવ્યો છે

પક્ષીનિરીક્ષણ એ કુદરતની સાથ રહીને આનંદ મેળવવાની તક આપે છે

ટી દિલ્હી અને ગાંધીનગરની દીન દયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી સહિત વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાની તક મળી હતી તેનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટી એક એવું સ્થળ છે જ્યાં દેશભરના વિદ્યાર્થીઓ એકત્ર થતા હીય છે આજે દેશમાં ઘણાં મ્યૂઝીયમો અને પુસ્તકાલયો પોતાના અમૂલ્ય સંગ્રહોને ડિજીટલ બનાવવાની કામગીરીકરી રહ્યા છે

ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓ પણ આત્મનિર્ભર બનીને દેશ વિકાસમાં સહભાગી થાય

જેમાં મુખ્યત્વે સ્ત્રીઓની સ્વાસ્થ્ય સંબંધિત બાબતોની જાણકારી આપવામાં આવી હતી

તેવી રજૂઆતો કચ્છ જિલ્લા શૈક્ષણિક મહાસંઘ તરફથી સાંસદ વિનોદભાઇ ચાવડા પાસે આવતા તેમણે શૈક્ષણિક મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખી તથા ટેલિફોનિક રજૂઆત કરી સરકારના નિર્ણય પ્રત્યે પુનઃ વિચાર કરવા જણાવ્યુ છે

વિરલ રાણા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત થવાની આગાહી હવામાન વિભાગે કરી છે રાજ્યમાં ત્રણ દિવસ ઠંડીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે કહ્યું છે ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષાના કારણે ઠંડીનું પ્રમાણ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે કચ્છના નલિયામાં ઠંડીમાં આગાહી કરી છે